આ વખતના આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ વિદેશના કવિઓ અને કલાકારો ભાગ લઇ રહ્યા છે

અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી

રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જારી કર્યુ છે હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે

મધરાતથી ઝરમર વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે વહેલી સવારથી પણ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે

જીલ્લાભરમાં આજે સવારથી જ ધાબડીયા માહોલ વચ્ચે ધૂપ છાંવનો અનુભવ લોકોએ કર્યો હતો તો જીલ્લામાં કેટલાક ઠેકાણે ઝરમરથી હળવા ઝાપટાના સમાચાર મળી રહ્યા છે આ કમોસમી વરસાદથી રવી પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો જોકે હાલ વાતાવરણમાં પલટાને કારણે લોકોને ઠંડીમાં રાહત મળી છે

જીલ્લા મથક ભુજ સ્થિત જૈન મેડીકલ એન્ડ એશ્વ્યુકેશન સંચાલિત માતૃછાયા કન્યા વિદ્યાલચે શ્રેષ્ઠ શાળાના માપદંડમાં ગુણાંકનમાં સૌથી વધુ ગુણાંક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જયારે ભાડાઈ માધ્યમિક શાળાએ આ બહુમાન ત્રીજી વખત મેળવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળા માટે શાળાનું પરિણામ ભાવાવરણ બાહ્ય વાતાવરણ શિક્ષણ સંસ્કૃતિક પ્રવૃતિઓ રાષ્ટ્ર તથા રાજ્ય કક્ષાએ રમત ગમતમાં સ્થાન સહિતનામુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે આશુતોષ અંતાણી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પર્વતોની પર્યાવરણ વ્યવસ્થા દેશનાં સાતત્યપૂર્ણ વિકાસની વ્યૂહરયનાને ધડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે